મહીસાગર નદી ઉપર આવેલા કડાણા ડેમમાં ઉપરવાસમાથી પાણીની આવક ઘટતા પાણીનો નિકાલ કરતાં દરવાજા બંધ કરાયા છે પરંતુ જલવિદ્યુતનું ઉત્પાદન યાલુ છે

જિલ્લાની ધાતરવડી અને શેત્રુજી નદીમા એટલુ પાણી વહ્યું છે કે તેના પર બનેલા ડેમો અનેક વખત ભરી શકાય

કોરોના સંક્રમણને લીધે ભાદરવી પૂનમ ભરવા માટે નીકળતા પગપાળા સંઘને અનુમતિ અપાઈ નથી પરંતુ સૌથી મહત્વની આ પૂનમ નો માઈ ભક્તોને લાભ આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી અને હવનનું વેબકાસ્ટિંગ કરાશે માઈ ભક્તોને અંબાજી નહીં આવવાની તાકીદ જિલ્લા તંત્ર અને મંદિર તરફ થી કરાઇ છે

અને એક માત્ર સેમ્પલ પાસ થતાં ડેરી ભીંસમાં આવી છે ધી નાં મામલે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં ડેરીનાં વાઈસ ચેરમેન સહિત ત્રણની ધરપકડ થઈ યૂકી છે

આરોગ્ય વિભાગ દ્વારા રિલાયન્સ મોલમાં કામ કરતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા હતા

આ ઉપરાંત જિલ્લામાં બીજા આઠ કેસ નોંધાયા છે આજે જિલ્લામાં નવા આઠ કેસ પણ મળ્યા છે

એક દર્દીને ઓક્સિજન પર અને બે દર્દીને વેન્ટીલેશન પર રખાયા છે

ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું હોવાની પ્રતિતિ થઇ રહી છે સંઘપ્રદેશમાં ડિગ્રી એન્જિનિયરીંગ મેડિકલ નર્સિંગ ટ્રિપલ આઇ ટી પેરામેડિકલ સહિતના ઉચ્ય શેક્ષણિક અભ્યાસક્રમનો પ્રારંભ થતાં હવે પ્રદેશના વિદ્યાર્થીઓને લાભ મળશે

સરકારની ગાઇડલાઇનના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું

અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુબ જ સારી રીતે સારવાર આપવામાં આવે છે ડોક્ટરો દર બે કલાકે દર્દીની મુલાકાત લે છે